સોમવારે મતદાન યોજાશે આસામ પોલીસ મહાનિદેશક ભાસ્કર જયોતિ મહન્તાએ કહયું છે કે રાજયમાં સ્થિતી નિયંત્રણ હેઠળ છે અમેરિકા અને ચીને દ્વિપક્ષીય વેપારમાં છેલ્લા અઢાર મહિનાથી સર્જાયેલી મડાગાંઠ ઉકેલીને પ્રથમ તબક્કાની વેપાર સમજૂતીની જાહેરાત કરી છે

તેઓ નમામી ગંગે યોજના અંતર્ગત હાથ ધરાયેલા કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી રહ્યા છે આ બેઠકમાં ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને બિહારના નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા છે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

નકસલ અસરગ્રસ્ત બાગોદર જમુના ગીરીહીદ ડુંગરી અને તુન્ડી મતદાન ક્ષેત્રોમાં યુંટણી અભિયાન ત્રણ વાગે પુર્ણ થશે જયારે અન્ય દસ બેઠકો ઉપર યુંટણી અભિયાન પાંચ વાગ્ય સુધી ચાલશે તમામ પક્ષોના મુખ્ય પ્રચારકો જાહેરસભાઓ અને રેલીઓ યોજી મતદારોને રીજવવાના આખરી પ્રથાસો કરી રહયાં છે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જે પી નડૃા તથા કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની આજે કેટલીક જાહેર સભાઓ સંબોધશે

તેઓ આજે સવારે આણંદ ખાતેના રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ એનડીડીબીના પરીસરની મુલાકાત લેશે અને ગ્રામીણ વ્યવસ્થાપન માટેની સસ્થા આઇઆરએમએ ના સ્થાપના દિવસ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે બપોરે શ્રી નાયડુ ચારૃતર વિદ્યા મંડળની અમૃત મહોત્સવ ઉજવણી પ્રસંગે હાજર રહેશે શ્રી નાયડુ કાલે સવારે સરદાર પટેલ યુનીવર્સીટી ખાતે આયોજીત પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે બાદમાં તેઓ ગાંધીનગરના કરાઇ ખાતે ગુજરાત પોલીસ એકેડેમી ખાતે ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ નિશાન એનાયત કરશે સાંજે તેઓ કચ્છના ધોરડો ખાતે રણોત્સવમાં હાજરી આપશે

આ બેઠક સરહદ માર્ગ સંગઠનના કાર્યોની સમીક્ષા માટે બોલાવવામાં આવી હતી સંગઠનના મહાનિદેશક લેફટનન્ટ જનરલ હરપાલસિંહે સંગઠનના કાર્યો ખાસ કરીને સરહદ પરના વિસ્તારોમાં સશસ્ત્ર સેના માટે માર્ગ પરીવહન સંચાલન અંગે વિસ્તૃત જાણકારી આપી મંત્રાલયે કહયું કે સંરક્ષણ મંત્રીએ માળખાગત નિર્માણ અને સરહદ પર રહેતા લોકોના જીવનમાં સુધારા માટેના પ્રયત્નમાં સરહૃદ માર્ગ સંગઠન યોગદાનને બિરદાવ્યુ હૃતું વિયાર વિમર્શ દરમિયાન અપાયેલા ઉપાયોને સંરક્ષણ મંત્રીએ આવકાર્યા હતા

જેનાથી લોકોના પ્રશ્નો ઝડપથી ઉકેલાઇ રહયાં છે જમ્મુ ખાતે જાહેર ફરીયાદ નિવારણ કેમ્પમાં બોલતાં લેફટેનન્ટ ગવર્નરના સલાહકાર કે

શર્મા એ આ મુજબ જણાવ્યું છે તેમણે કહયું કે લોકોની ફરીયાદ નિવારણ તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓના ઝડપી અમલીકરણ માટે જે તે વિભાગોને જરૂરી સુચનો આપી દેવાયા છે શ્રી શર્માએ ઉમેર્યુ કે આ વિભાગો તથા અમલીકરણ સંસ્થાઓ પસેથી સમયાંતરે પ્રતિભાવ મેળવી ફરીયાદ નિવારણ નિયત સમયમાં પુર્ણ થાય તેની તકેદારી રખાય છે

મુખ્યમંત્રી વાય

અમારા સંવાદદાતા જણાવે છે કે પ્રસ્તાવિત દિશા કાયદામાં મહિલાઓ વિરુધ્ધ જધન્ય કૃત્ય માટે મૃત્યુ દંડ સહિત સખત સજાની જોગવાઇ છે આ કાયદામાં મહિલા અને બાળકોની જાતીય સત્તામણી એસીડ હુમલા તથા મહિલાઓ ઉત્પીડનનો સતામણીનો પણ સમાવેશ થાય છે

આકાશવાણીના સંવાદદાતા સાથે ગત રાત્રે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વધારાના દળો તૈનાત કરાયા છે તેમણે કહયું કે એક હજાર થી વધુ લોકોની અટકાયત કરાઇ છે

પોલીસ મહાનિદેશકે દેખાવકરોને સાવચેત રહેવા જણાવ્યું છે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 તેમણે નાગરીકતા સુધારા વિધેયકના વિરોધના નામે બાળકો હિંસામાં સામેલ ન થાય તે અંગે માતા પિતાને સાવચેત રહેવા જણાવ્યું છે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 દરમિયાન દિબ્રુગઢ મ્યુનિસિપલ વિસ્તારોમાં આજે સવારે આઠ થી બપોરે બે વાગ્યા સુધી છ કલાક માટે કરફયુમાં છુટછાટ અપાઇ છે ગુવાહાટીમાં સવારે નવ થી સાંજે ચાર વાગ્યા સુધી સાત કલાક માટે કરફથુ હળવો કરાયો છે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

આ વેપાર સમજૂતી મુજબ ચીને આર્થિક અને વેપાર ક્ષેત્રે બૌદ્ધિક સંપદા ટેકનોલોજીનું ફસ્તાંતરણ નાણાંકીય સેવા તથા ક઼ષિ ક્ષેત્રમાં માળખાકીય સુધારા હાથ ધરવા જરૂરી છે સમજૂતી મુજબ જો ચીન સમજૂતીની કોઇ પણ જોગવાઇનો ભંગ કરે તો અમેરિકા ચીનની વસ્તુઓ ઉપર ફરીથી કરવેરા લાદી શકે છે

પ્રધાનમંત્રી બોરીસ જોનસનને કન્જર્વેશન પાર્ટીએ બહુમતી સાથે જીત મેળવી છે સત્તાધારી કન્જર્વેશન પાર્ટી અને વિપક્ષ લેબર પાર્ટીના સાત સાત ભારતીય મુળના ઉમેદવારોએ ચુંટણીમાં જીત મેળવી છે

આસાન વિજય સાથે ચુંટાયેલા ગૃહ સચિવ પ્રીતી પટેલ નવા પ્રતીનિધિ મંડળમાં સ્થાન મેળવે તેવી સંભાવના છે